આજે નવી દિલ્હીમાં અંદાજપત્ર પૂર્વેની ચર્ચા માટે કુષિ અને ત્રામવિકાસક્ષેત્રના અત્રણીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે ક્રષિક્ષેત્રને સરકાર અગ્રતા આપે છે તેમણે આ માટે દેશભરમાંથી રજૂઆતો આવકારી હતી પરિણામે તેની પર ભાર મૂકી શકાય નાણાંમંત્રીએ જણાવ્યું કે ક્રષિબજારમાં વળતરરૂપ બજાર ઉભું થાય તે માટે સ્ટાર્ટ અપ શરૂ થાય એ જરૂરી છે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ચર્ચા દરમિયાન ક્રષિક્ષેત્રે સંશોધન વિસ્તરણ સેવાઓ શ્રામવિકાસ બાગાયત અન્નપ્રક્રિયા બિનખેતી ક્ષેત્ર મત્સ્યોદ્યોગ પશુપાલન અને અન્ય ક્ષેત્રો પર રજૂઆત થઇ હતી આ ઉપરાંત આ ક્ષેત્રમાં મૂડીરોકાજ્ઞ વધે અને ખેડૂતોન બજારમાં સ્થાન મળે તે અંગે સૂચનો થયાં હતાં

નાજ્ઞાંરાજ્યમંત્રી અન્વરાગ ઠાકર પણ બેઠકમાં હાજર રહ્યા હતાં ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રી પાંચમી જુલાઇએ અંદાજપત્ર રજૂ કરવાના છે

શ્રી શાહે નાગરિકોની સલામિત માટે વિસ્તારો ખાલી કરાવવા સલામતિનાં પગલાં લેવાં અને વીજળી પાછી આરોગ્ય સંદેશાવ્યવહાર જેવી આવશ્યક સેવાઓ જાળવવા અધિકારીઓને સૂચના આપી છે બેઠકમાં ગ્રહસચિવ ઉપરાંત હવામાન વિભાગ પૃથ્વી વિજ્ઞાનના સચિવ અને અધિકારીઓ હાજર રહ્યા હતા કેન્દ્ર સરકાર રાજયના અધિકારીઓના સંપર્કમાં છે

આ ઉપરાંત નૌકાદળ તટરક્ષકદળ ભૂમિદળ અને હવાઇદળને પણ સાવધ કરાયા છે

લશ્કરીદળો દ્વારા તેને શોધવા વ્યાપક અભિયાન ચલાવાયું હતું ખરાબ હવામાન અને ગાઢ જંગલોના કારણે તેમાં વિક્ષેપ પડથો હતો હવે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ જાણવા પ્રયત્ન કરાશે

જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નવી દીલ્હીમાં વિવિધ રાજયોના મંત્રીઓ અને અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે ઉત્તરપ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઝારખંડ અને ઓડીશા જેવાં રાજ્યોમાં પીવાનું શુદ્ધ પાણી પાંચ ટકાથી પણ ઓછું છે

શ્રી શેખાવતે કહ્યું કે પાણી પુરવઠા અને માંગ વચ્ચેનો તફાવત પૂરો કરવા જળસંરક્ષણ પર ભાર મૂકાશે

સત્તાવાર યાદીમાં જજ્ઞાવ્યા અનુસાર તેઓ લોકસભાની આરંભિક બેઠક દરમિયાન ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવશે તથા અધ્યક્ષની ચૂંટણી કરશે શ્રી વિરેન્દ્રકુમાર સાત વાર તિકમગઢ બેઠકના સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે

ડી મિશ્રાએ આજે નવી દીલ્હીમાં પ્રધાનમંત્રીની શુભેચ્છા મૂલાકાત લીધી આ ઉપરાંત ચાર રાજ્યોના રાજયપાલોએ ગૃહમંત્રી અમીત શાહની પજ્ઞ મુલાકાત લીધી હતી તેમાં રાજસ્થાનના કલ્યાજ્ઞસિંહ ગુજરાતના ઓમપ્રકાશ કોહલી કર્ણાટકના વજુભાઇ વાળા અને ઉત્તરાખંડના રાજયપાલ બેબી રાની મૌર્યનો સમાવેશ થાય છે તેઓએ વ્યક્તિગત મુલાકાતમાં રાજ્યના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી

કેન્દ્રિય લઘુમતિ બાબતોના મંત્રી મુશ્વાર અબ્બાસ નકવીએ આજે નવી દિલ્હીમાં મૌલાના આઝાદ શિક્ષણ ફાઉન્ડેશનની સામાન્ય સભામાં બોલતાં જજ્ઞાવ્યું કે ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં સહભાગી બનીને નરેન્દ્ર મોદી સરકાર લઘુમતિની સર્વાંગી વૃદ્ધિ માટે કટિબદ્ધ છે લઘુમતિની વિદ્યાર્થીઓના શાળા છોડવાને શિક્ષણ તથા રોજગારી સાથે સાંકળવામાં આવશે અને જાણીતી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકલન કરાશે તેમણે કહ્યું કે દેશભરમાં પઢો બઢો ઝુંબેશ હાથ ધરાશે અને લઘુમતિ છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહન અપાશે

તેમાં સરકારની કામગીરી અંગેની કાર્યયોજના રજૂ થાય તેવી સંભાવના છે ગઇકાલે શ્રી મોદીએ વિવિધ મંત્રાલયોના સચિવો સાથે બેઠક યોજી તેમને પંચવર્ષીય આયોજન રજૂ કરવા જણાવ્યું અને તેમાં લક્ષ્યાંકો સુચિત કરવા પર ભાર મૂક્યો છે આવતીકાલે મંત્રીમંડળની બેઠક પહેલાં કારોબારી મંત્રીઓની બેઠક પર મળશે

ભારતીય ક્રિકેટર કંટ્રોલ બોર્ડે પીટીઆઇ સમાચાર સંસ્થાને જણાવ્યું કે ગુરૂવારે ન્યૂઝીલેન્ડ સામે અને રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં તે નહીં રમી શકે

આજે નવી દીલ્હીમાં રૂબરૂ મૂલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમકો જજ્ઞાવ્યું કે ફણી વાવાઝોડાના કારકો રાજ્યમાં થયેલા નુકસાનના કારકો તેને ખાસ રાજ્ય તરીકે દરજ્જો મળવો જોઇએ તેમણે પ્રધાનમંત્રીને ફરીથી સરકાર રચવા બદલ અભિનંદન આપ્યા હતા

આ અંગેના નિર્ણયના ઝડપથી અમલ માટે તેમણે પંચાયત સ્તરે સ્પોર્ટસ કલબ ઉભી કરવા જણાવ્યું છે આ માટે કેન્દ્ર સરકારને વિશેષ ભંડોળ માટે પણ જણાવ્યું છે

સુબ્રમણ્યમે ઐતિહાસિક મુઘલ માર્ગ પર હાથ ધરાયેલા કામોની સમીક્ષા માટે પીર કી ગલીની મુલાકાત લીધી જમ્મુમાં રાજૌરી પૂંચ માર્ગ અને કાશ્મીરમાં શોપિંયાં ખીણ પ્રદેશને જોડતો આ માર્ગ જમ્મુ અને શ્રીનગરને જોડતો વૈકલ્પિક માર્ગ છે મુખ્યસચિવે મુખ્ય એન્જિનિયર સાથે લાંબાગાળાના કામો માર્ગોની સુધારણા અને અવરોદો જેવા કામોની ચર્ચા કરી તેમણે પીર કી ગલીમાં સુવિધાઓ તથા પ્રવાસનને યોત્સાહન માટે જજ્ઞાવ્યું હતું આ ઉપરાંત પ્રવાસીઓ માટે ખાણી પીણી અને સ્થાનિક વિચરતી જાતિ માટે આશ્રયસ્થાનો માટે પણ આદેશ આપ્યા હતા

અખાતના દેશોમાંથી પાછા આવેલા મહંમદ મંસૂરખાન તેનો મુખ્ય આરોપી છે અને તે લાપત્તા છે